કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજવાનું સમય પત્રક આજે ચૂંટણી પંચે જાહેર કર્યું છે બંને બેઠક માટે અલગ અલગ યૂંટણી પ્રક્રિયા યોજવાનું યૂંટણી પંચે નક્કી કર્યું છે

પહેલી માર્ચે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે રાજ્યસભા પેટા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ અને રાજકીય લોકો દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે જોવા માટે સક્ષમ અધિકારીને કામ સોંપવાની સૂચના ગુજરાત સરકારને આપવામાં આવી છે

ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી

પાટિલે આ જાહેરાત કરી હતી

કોરોના સામેની અગમચેતીનું પાલન કરવા માટે વિદ્યાથીઓ અરસપરસ સલામત અંતર જાળવે માસ્ક પહેરે અને હાથ ધોવા માટે સાબુ તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરે તે વ્યવસ્થા ફરજિયાત રહેશે તેમ શિક્ષણ વિભાગે બહાર પાડેલા ઠરાવમાં જણાવાયું છે કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાયેલી તમામ સમરસ હોસ્ટેલને પણ મૂકત કરી તેમાં વિદ્યા ર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે અલબત હોસ્ટેલમાં થર્મલ સ્કેનર સહિતના કોવિડ પ્રતિરોધક પગલાં ભરવા હ્કમ કરાથો છે હોસ્ટેલના ભોજનાલય અને રસોડામાં પણ કોવિ ડ સંક્રમણ સામે તકેદારીના યુસ્ત પગલાં ભરવા પડશે શિક્ષણ અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું છે કે આરોગ્ય તંત્ર સાથે જરૂરી ચર્ચા વિયારણા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવાની નિર્ણય કરાશે

ગુજરાત સરકાર અને અને ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટના મૂડીરોકાણ વડે બિન નફાકીય ધોરણે કામ કરતી આ સંસ્થા શરૂ થશે જ્યાં રાજ્યના યુવાનોને ઊંચી આવક આપતી રોજગારી માટે કૌશલ્ય તાલીમ અપાશે ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને ટાટા જુથના અધિકારીઓ વચ્ચે આજે યોજાયેલી બેઠકમાં સંસ્થાના ભાવિ સ્વરૂપ વિશે એક્શન પ્લાન રજૂ થયો હતો શ્રી મિત્રાએ આ અંગે જણાવ્યું છે કે ભવિષ્યની જબ્બર ઔદ્યોગિક માંગને પૂરી કરી શકે તેવા યુવાઓને કૌશલ્ય વિકાસ વડે તૈયાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે

અમદાવાદ ઉપરાંત કેન્દ્ર સરકારે મુંબઈ અને કાનપુરમાં પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સને મંજૂરી આપી છે

અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી વચ્ચે શરૂ થયેલી સાઇકલ યાત્રાનું આજે દાંડીના દરિયાકિનારે સમાપન થયું હતું

અમારા પ્રતિનિધી જણાવે છે કે ફેઈથ ફાઉન્ડેશન દ્વારા ગામડે ગામડે શેરી નાટક જેવા પરંપરાગત કળા પ્રકાર દ્વારા તમાકુનું વ્યસન છોડવાની ઝુંબેશ હાથ ધરાશે

રસીકરણ રાજ્યભરમાં બીજા તબક્કાની કોવિડ રસીકરણ કામગીરી વેગવાન બની છે

તેમણે કહ્યું કે બીજા તબક્કામાં સાડા ત્રણ લાખ જેટલા લાભાર્થીઓએ નોંધણી કરી છે

દાહોદ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડી ડી ઓ